જનઆંદોલનના પ્રારંભે બધા કોવિડ અંગેની શપથ લેશે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

આરબીઆઈએ જણાવ્યું છે કે આ યોજના બધી જ ટર્મ લોન તથા વર્કિંગ કેપિટલ માટે મર્યાદિત છે રીઝર્વ બેન્કે કાર્યપધ્ધતિ અંગેની માર્ગદર્શિકા બાબતે યોગ્ય પગલાં લેવા સહકારી બેન્કોને નિદેશો આપ્યા છે

રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી શ્રી મુરલીકૃષ્ણે જણાવ્યું છે કે કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થીતી ને ઘ્યાનમાં લઈને યૂંટણી પંચે ઓનલાઈન પદ્વતીથી ઉમેદવારી પત્રો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે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

ત્યારબાદ સ્પેશય પોલીંગ ટિમ દ્વારા મતદાન કરાયેલા પોસ્ટલ બેલેટ એકત્ર કરવામાં આવશે

વિવિધ રેલવે વિભાગોની અનૂકુળતા મુજબ આ ટ્રેનો શક્ય એટલી વહેલી તકે શરૂ કરાશે આ ટ્રેનોમાં મોટાભાગની એ સી ટ્રેનો દુરન્તો રાજધાની તથા શતાબ્દી ટ્રેનો છે

તમિલનાડુ પોલીસની આર્થિક ગૂના રોકવા માટેની એકમે દીવાન હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડના પ્રોમોટર કપિલ રાજેશ વાધવાન તથા ધીરજ રાજેશ વાધવાનની ગઈકાલે ચેન્નાઈમાં ધરપકડ કરી છે બંને આરોપીઓને ખાસ અદાલત સમક્ષ રજુ કરાતા અદાલતે તેમને ન્યાયિક અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે બંને આરોપીઓ સામે મૂડીરોકાણની બનાવટી યોજના શરૂ કરવાનો આરોપ છે તમિલનાડુ પોલીસે આ યોજનામાં નાણાં રોકનાર નાગરિકોને તેમની સમક્ષ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે

હાથ સાબુથી વારંવાર ધુવો નાક નો સ્પર્શ ટાળો

કોરોના હારશે તમે જીતશો

સર્વોચ્ય અદાલતે નાગરિકતા સુધારા વિઘેયક વિરૂધ્ધ દેખાવો માટે ગત ડિસેમ્બરમાં દિલ્ફીના શાહીનબાગ ખાતે રસ્તો રોકવામાં આવ્યો હતો તે વિરૂધ્ધ થયેલી અરજી અંગે ચુકાદો આપ્યો હતો ન્યાયાધીશ એસ

કૌલના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે શાહીનબાગ વિરોધ પ્રદર્શન જેવા દેખાવો માટે જાહેર સ્થળો પર અચોક્કસ મુદત માટે કબજો કરી શકાય નહિં ખંડપીઠે કહ્યું કે પોલીસે શાહીનબાગ વિસ્તાર ખાલી કરાવવા યોગ્ય કાર્યવાહી કરવી જોઇતી હતી

કોલકતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી

રાહ્લ ત્રિપાઠીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

પટણા ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું કે જેડીયુએ પુર્વ મુખ્યમંત્રી જીનતરામ માંઝીના હીન્દુસ્તાન અવામ મોર્ચાને સાત બેઠકો ફાળવી છે

ઉલ્લેખનીય છે કે ભાજપ અને વીઆઇપી પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત યાલી રહી છે શ્રી નીતીશકુમારે કહ્યું કે એનડીએ વિકાસના મુદૃે ચુંટણી લડશે

સોશ્યલ મીડિયા ઉપર ચેહમુલની જાહેર રજા હોવાથી ઉમેદવારીપત્રો સ્વીકારાશે નહીં તેવી અસત્ય ખબર ફેલાતા ચૂંટણી અધિકારીએ આ સ્પષ્ટતા કરી છે પહેલાં તબક્કાની ચૂંટણી માટેની નિર્ધારિત રિટર્નિંગ ઓફિસરોની બધી જ ઓફિસો આજે રાબેતા મુજબ કાર્યરત રહેશે

તે દ્વારા પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારશે જેમાં સાયબર સ્પેસના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ નિર્ણાયક માળખાગત સંરક્ષણ ઉભરતી તકનીકોમાં સહકાર સાયબર સુરક્ષા જોખમો અને દૂષિત સાયબર પ્રવૃત્તિઓ પરની માહિતી વહેંચવાનો સમાવેશ થાય છે તે ભારત અને જાપાન વચ્ચે ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી ઇન્ફાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે સાયબર જોખમોને ઘટાડવા માટે વ્યવહારિક સહયોગ માટે સંયુક્ત કાર્યવાહી તરફ દોરી જશે

પ્રારંભિક સમયગાળા માટે સામાજિક અંતરના ધારાધોરણોને પગલે દરેક વૈકલ્પિક બેઠક ખાલી રાખવામાં આવશે

એ જણાવ્યું છે કે મુસાફરો અને સ્ટાફ માટે ફેસ કવર અથવા માસ્કનો ઉપયોગ ફરજિયાત રહેશે બધા મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે